ગુજરાતમાં પ્રચાર ગુજરાતમાં લોકસભાની ચુંટણીનો પ્રચાર ફવે અંતિમ તબકામાં છે ત્યારે બંન્ને પક્ષોના નેતાઓ પ્રચાર મોરચો ગજાવી રહ્યા છે આજે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવશે તેઓ આજે ફિમંતનગર અને સુરેન્દ્રનગર ખાતે જયારે આવતી કાલે અમલરેલીમાં જાફેર સભાઓ સંબોધશે કોગ્રેસ અધ્યક્ષ રાફ્લ ગાંધી આવતી કાલે સાંજે ભુજમાં જાફેર સભા સંબોધશે આવતી કાલે ભાજપના ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શંભુનાથજી ટુંડીયા અને જાણીતા અદાકાર પરેશ રાવલ ભુજ અને અન્ય સ્થળોએ સભા સંબોધશે અને રોડ શો યોજશે

આ વખતે ક્રીટીકલની મથકની સંખ્યા વધતાં વેબ કાસ્ટીંગ મથકોની સંખ્યામાં વધારો થયો છે

મહાવીર જયંતિના પાવન અવસરે ગુજરાતના રાજયપાલ ઓ

કોહલીએ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે

તેમણે ભગવાન મહાવીરના આ મહાન ઉપદેશને આત્મસાત કરી સામાજીક જીવનને ઉન્નત બનાવીએ તેમ રાજયપાલે ઉમેર્યું હતું કચ્છમાં ભુજગાંધીધામઅંજારમાંડવી વગેરે શહેરી અને ગામોમાં શોભાયાત્રા સફીત વિવિધ કાર્યક્રમો સાથે મહાવીર જયંતીની ઉજવણી થસે એ માટે જિનાલયોને ભવ્ય રીતે શણગાર્યા છે જૈન ચૌવીસીના તીર્થધામો ખાતે પણ આ પર્વ ઉજવાસે

પી

આજે સનરાઈજર્સ ફૈદરાબાદ અને ચૈનઈ સુપર કિંગ્સ ટીમો વચ્ચે ફૈદરાબાદ ખાતે મેચ રમાશે

ચંદ્રવદન પદ્ટણી અકસ્માત અંજાર મુન્દ્રા માર્ગ પર વીડી નજીક ટ્રેઈલર અને દ્રિચકી વાફન ની ટકકરથી બે યુવાનોના મોત નિપજ્યા ફતા સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ ખેડોઈ જતા માર્ગ પર ગઈકાલે બપોરે આ દુર્ઘટના સર્જાઈ ફતી

જયારે અન્ય યુવકને ગંભીર ઈજા થઈ ફતી ચંદ્રવદન પદ્ટણી હ્વામાન ફવામાનમાં એકાએક પલટા અને સુસવાટા મારતા પવવને લીધે કચ્છમાં કાળઝાળ ગરમીના સ્થાને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે